ભારત અને સિંગાપુરના નૌકાદળોએ દક્ષિણ ચીન સમુદ્રમાં સંયુક્ત લશ્કરી કવાયતો હાથ ધરી છે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જા ઈરાન અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડશે તો તેનો નાશ કરાશે

રફેલ નડાલે નોવાક જાકોવીચને ફરાવીને ઈટાલીયન ઓપન ટેનિસ સ્પર્ધાનો ખિતાબ જીતી લીધો છે

નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિંફાએ ગઈકાલે દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું ફતું કે મહિલા તથા વરિષ્ઠ નાગરીકોએ આ વખતની ચૂંટણીમાં નોંધપાત્ર સંખ્યામાં મતદાન કર્યું ફતું ફિંસાના કેટલાક બનાવોને બાદ કરતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ રીતે યોજાઈ ફતી

ચાંદની ચોક મતવિસ્તારના એક મતદાન મથકે ગઈકાલે પુનઃ મતદાન ચોજાથું ફતું

આકાશવાણીના સમાચાર વિભાગે વિશ્વસનીય અને છેલ્લામાં છેલ્લા પરિણામોના સમાચાર પૂરા પાડવા વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે

સત્તાવાર થાદીમાં શ્રી અરોરાએ બે ચૂંટણી કમિશનરો નાથબ ચૂંટણી કમિશનરો તથા ચૂંટણી પંચના અન્ય સભ્યોનો પણ આભાર માન્યો છે એવી જ રીતે બધા જ મુખ્ય ચૂંટણી અધિકારીઓ બધા જ નિરીક્ષકોનો પણ આભાર માન્યો છે તથા તેમણે જણાવ્યું કે કેટલાક બનાવોને બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ રીતે પુરૂ થયું છે

ડી એ મોરચાની સરકાર રચાશે તેવી આગાફી કરી છે મોટાભાગની ન્યુઝ ચેનલોએ એન ડી એ

પી એ

જાકે કેટલીક ચેનલોએ એન ડી એ મોરચો બફમતી માટે જરૂરી બેઠકથી સહેજ ઓછી બેઠકો મેળવશે તેમ પણ જણાવ્યું છે

ડી એ

પી એ

કોસ્ટારિકાંની યુનિવર્સિટી દ્વારા તેમને અપાયેલ માનદ ડોક્ટરેટના સંદર્ભે શ્રી નાયડુના મિત્રો હિત ચિંતકોએ યોજેલા સન્માન સમારોફમાં તેઓ બોલી રહ્યા ફતા તેમણે કહ્યું કે રાજકીય આગેવાનોએ એ બાબત ધ્યાનમાં રાખવી જાઈએ કે તેઓ માત્ર ફરીફ છે અને એકબીજાના દુશ્મનો નથી તેથી તેમની ભાષા નીંદાયુક્ત ફોવી જાઈએ નફીં ઉપરાષ્ટ્રપતિએ બધા જ આગેવાનો રાજકીય પક્ષો તથા પ્રચાર માધ્યમોને આ મુદ્દે વિચારણા કરવા અનુરોધ કર્યો છે

શ્રી નાયડુએ દરેક જાહેરક્ષેત્રના પ્રતિનિધિની કામગીરીનું દર પાંચ વર્ષે ઓડિટ થવું જાઈએ તેવી હિમાયત કરી ફતી તેમણે કહ્યું કે વર્ષો જ્રની સંસ્કૃતિ શાંતિ તથા અફિંસાના સિદ્ધાંતોની જાળવણી માટે જ ભારત સમગ્ર વિશ્વમાં જાણીતો છે

આ સંયુક્ત કવાયત રરમી મે સુધી ચાલશે ગઈકાલે દિલ્ફીમાં બફાર પડાયેલી સત્તાવાર થાદીમાં નૌકાદળે જણાવ્યું હતું કે આ કવાયતમાં કોલકતા તથા શેરેક્ત નામના યુદ્ધજફાજાએ ભાગ લીધો છે

સ્ટેડફાસ્ટ તથા વેલીયન્ટ યુદ્રજફાજા પણ આ કવાયતમાં જાડાથા છે દક્ષિણ ચીન સમુદ્રના જળવિસ્તાર પર ઘણા દેશો દાવો કરી રહ્યા છે

અમેરિકાએ અખાતમાં બી પર પ્રકારના બોમ્બર વિમાનો ગોઠવ્યા છે ત્યારથી બંને દેશો વચ્ચેનો તનાવ સતત વધી રહ્યો છે અમેરિકાના દૈનિકોના જણાવ્યા મુજબ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના રાષ્ટ્રીય સલામતી સલાફકાર જાન બોલ્ટન ઈરાન પ્રત્યે કઠોર વલણ અપનાવવાની તરફેણ કરે છે જ્યારે વહિવટીતંત્રના કેટલાક અધિકારીઓ આ વલણનો વિરોધ કરી રહ્યા છે દરમિથાન ઈરાનના વિદેશમંત્રીએ પણ કડક પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે કોઈપણ દેશ એવા ભ્રમમાં ન રફે કે તે ઈરાન સાથે સંઘર્ષમાં ઉતરી શકે છે

તેમણે કહ્યું કે વ્યુફાત્મક ભાગીદાર એવો ભારત દેશ ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધો મજબૂત બનાવવા અને સાથે મળીને આગળ વધવા ઉત્સુક છે

પ્રાથમિક રાઉન્ડની ગેમ આજે અને આવતીકાલે રમાશે ત્યારપછી ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલ ગેમ રમાશે

ભારતના એમ સી